કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધનની અધ્યક્ષતામાં મંત્રીઓના જૂથની મળેલી છઠ્ઠી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે

અનિવાર્ય સંજોગોમાં કોઈપણ વિદેશી નાગરિક ભારતનો પ્રવાસ કરવા ઈચ્છતુ હોય તો તેમણે નજીકના ભારતીય દ્રતાવાસનો સંપર્ક કરવાનો રહેશે

ભારતીય નાગરિકોને અનિવાર્થ સંજોગો સિવાય વિદેશ પ્રવાસ ટાળવાની સૂચના અપાઈ છે

લોકોને મોટી સંખ્યામાં ભેગા નહીં થવાની સૂચના આપી છે કફ તાવ ધરાવતા લોકોએ બીજા સાથે સંપર્ક ટાળવા જણાવ્યું છે લોકોને હાથ ધોયા વગર પોતાના નાક આંખ તથા મોંને ન અડવા તથા જાહેરમાં ન થૂંકવા અને વારંવાર સાબુથી હાથ ધોવા કે આલ્કોહોલ ધરાવતા સેનેટાઇઝરથી હાથ સાફ કરવા જણાવ્યું છે છીંક કે ઉધરસ ખાતી વખતે નાક અને મો ઉપર હાથ રૂમાલ અથવા ટીસ્યૂ રાખવા જણાવાયું છે

તેમણે કહ્યું કે આવનારો દિવસોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં અને તેને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે

સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા એન્ટોનીઓ ગુટરસે વૈશ્વિક સરકારોને કોરોના વાયરસ સામેની લડત માટેના પગલા વધુ સઘન બનાવવા અપીલ કરી છે નિવેદનમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સચિવે જણાવ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણને વૈશ્વિક રોગયાળો જાહેર કરવા સાથે દરેક જગ્યાએ દરેક વ્યક્તિએ તેની સામે લડત આપવા કાર્યરત થવાની આવશ્યકતા છે તેમણે દરેક સરકારને તેમના પ્રથાસો વધુ સઘન બનાવવા જણાવ્યું છે તેમણે કહ્વું કે જો દરેક દેશ સંક્રમણની શોધ પરીક્ષણ સારવાર તથા પ્રતિસાદ માટે લોકોને જાગૃત કરશે તો આપણે રોગ સંક્રમણ અને ફેલાવો અટકાવવામાં ઘણી સફળતા મેળવીશું

તેમણે આ પ્રતિબંધો બ્રિટન ઉપર લાગુ નહીં કરાય તેમ જણાવ્યું હતું

દિલ્હી હિંસા અંતર્ગત ગઈકાલે ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે ખાતરી આપી હતી કે હિંસાના અપરાધીઓને વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ વ્યક્તિની જાતિ ધર્મ કે રાજનૈતિક સ્થિતિને ધ્યાનમાં લેવામાં નહીં આવે તેમણે કહ્યું હતું કે સરકારે દિલ્ફી વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો છે અને વડી અદાલતનાં એક ન્યાયાધીશ આ દાવાની તપાસ કરશે વધુમાં તેમણે જે વ્યક્તિ વિરૂધ્ય મજબુત પુરાવાઓ મળશે તેની વિરૂધ્ય જ કાર્યવાહી કરાશે નિર્દોષોને કોઈ નુકસાન નહીં થાય તેમ જણાવ્યું હતું પોલિસ આ અંગે તપાસ કરી રહી હોવાનું તેમણે કહ્યું હતું

જ્યારે નાગરિકતા સંશોધન કાયદો કોઈની પણ સાથે ભેદભાવ રાખતો નથી ગૃહમંત્રી અમિત શાહના આ જવાબ ઉપર અસંતોષ વ્યક્ત કરતાં વિરોધ પક્ષે વોક આઉટ કર્યો હતો કોંગ્રેસના અધિર રંજન યૌધરીએ તાજેતરની હિંસા સરકારની નિષ્ફળતા હોવાનો આરોપ લગાવ્યો હતો

રાણા કપૂરને ગઈકાલે વિશેષ અદાલતના ન્યાયાધીશ પી ડી રાજવૈદ્ય સમક્ષ રજૂ કરાયા હતા

પરંતુ અદાલતે ઉપ રાશ્ચપાલ કિરણ બેદી અને મુખ્યમંત્રી નારાયણ સામીને સંઘવાદનો સન્માન કરવા માટે સાથે મળીને કામ કરવાનું હોવાનું જણાવ્યું હતું સંઘશાસિત પ્રદેશના એક ધારાસભ્ય એ ઉપ રાજ્યપાલને વધુ અધિકાર આપનાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશને અદાલતમાં પડકાર્યો હતો ન્યાયમૂર્તિ મહાદેવને આ અંગે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે ઉપરાજ્યપાલને ચૂંટાયેલી સરકારના દૈનિક કાર્યોમાં હસ્તક્ષેપનો કોઈ અધિકાર નથી તેમણે કહ્યું હતું કે તેનાથી આદેશનો ઉદ્દેશ્ય નિષ્ફળ થઈ જાય છે